જો કે શિવસેનાએ રાજયપાલના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો

ઉજવણી

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે કેન્દ્રિય મંત્રીમંડળની ભલામણ મંજૂર કરી છે રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્રને અહેવાલ મોકલીને રાષ્ટ્રપતિશાસન માટે ભલામણ કરી હતી

તથા રાજયપાલના નિર્ણયને રદ કરવા વિનંતી કરી છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ભારે ઉદ્યોગોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે શિવસેના સાંસદે ગઇકાલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું

બ્રિકસમાં ભારત ઉપરાંત બ્રાઝિલ રશિયા ચીન અને દક્ષિણ આફિકાનો સમાવેશ થાયછે આ પરિષદની આ વર્ષનો ઉદેશ્ય નવીન ભવિષ્ય માટે આર્થિક વૃઘ્ઘિ રખાયો છે શ્રી નરેન્દ્ર મોદી છઠી વખત બ્રિકસ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટર પર જણાવ્યુ કે તેઓ બ્રિકસ સંગઠનના નેતાઓ સાથે વધુ સહકાર અગે ચર્ચા વિયારણા કરશે

તેમણે જણાવ્યુ હતુ કે પરિષદમાં તેઓ બ્રિકસ વાણિજય મંચ અને બ્રિકસ વેપાર પરિષદ તથા ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક અંગે પણ વાર્તાલાપ કરશે પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આર્થિક વૃઘ્ધિ માટે બ્રિકસના દેશો વચ્ચે સંકલન જરૂરી છે તેમની આ મુલાકાત દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલસોનારો સાથે વાતચીત કરશે તથા ભારત અને બ્રાઝીલના સંબંધો અંગે ચર્ચા કરવાની તક મળશે તેમણે જણાવ્યુ કે વેપાર સંરક્ષણ કૃષિ અને ઉર્જાક્ષેત્રે વ્યાપક તકો છે અમારા સંવાદદાતા જણાવે છે કે બ્રિકસ વાણીજય મંચમાં ભાગ લેવા ભારતનુ વેપાર પ્રતિનિધિમંડળ બ્રાઝીલ પહોચ્યુ છે પાંચ દેશોના ઔદ્યોગિક પ્રતિનિધિ મંડળો તેમાં ભાગ લેવાના છે

આજે નવી દિલ્ફીમાં ગ્રામીણ અને કૃષિ ધિરાણ અંગેની વિશ્વ કોગ્રેસના ઉદઘાટન પ્રસંગે તેમણે જણાવ્યુ કે સરકારે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વનાં પગલાં લીધા છે તેમણે જણાવ્યુ કે કેસર પીય અને અખરોટની ખેતી કરતા ખેડૂતોને પણ જમ્મુ કાશ્મીરના સફરજનની ખેતી કરતા ખેડૂતો જેટલા જ ટેકાના ભાવ અપાશે નાણામંત્રીએ ઉમેર્યુ કે લદાખમાં ક્રષિક્ષેત્રની કામગીરીને પણ એટલુ જ પ્રોત્સાહન અપાશે કેમકે સૌરઉર્જામાં ઉજળી તક રહેલી છે

અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યકિતને જમ્મુની સરકારી મેડીકલ કોલેજ ખાતે ખાસ સારવાર માટે ખસેડવામાં આવી છે

ઉત્તર રેલ્વેના અધિકારીએ આકાશવાણીને જણાવ્યુ કે બે ટ્રેન શ્રીનગરથી અને બે ટ્રેન બારામુલ્લાથી શરૂ કરાઇ છે

જે દેશમાં સૌથી વધુ છે જમ્મુમાં ઉપરાજયપાલ ગીરીશ ચંદ્ર મુર્મુ દ્વારા આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્ર અંગેની બોલાવેલી બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી

મહાત્મા ગાંધીજીએ દેશના વિભાજન બાદ વિસ્થાપિત થયેલા અને હંગામી ધોરણે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રખાયેલા લોકોને આકાશવાણી પરથી સંબોધન કર્યું હતું

માહિતી અને પ્રસારણ સચિવ અમીત ખરેએ જાહેર સેવા પ્રસારણમાં આકાશવાણીની ભૂમિકાને બીરદાવી હતી તેમણે આકાશવાણી જમ્મુ અને સિમલા દ્વારા પ્રસારીત બે રેડીયો કાર્યક્રમો માટે જાહેર પ્રસારણ એવોર્ડ જાહેર કર્યા હતા આકાશવાણીના મહાનિયામક એફ શહરયાર અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહાત્મા ગાંધીના જીવન આધારીત પ્રેરણાત્મક ચલચિત્રમાંથી બાળકો દ્વારા ગીત રજુ કરવામાં આવ્યુ હતુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પંજાબના કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધી ખાતે યોજાયોલા કાર્યક્રમમાં હાજરી આપી હતી

રાષ્ટપતિ અને તેમના પત્નીએ ગુરૂદ્વારા બેર સાહેબના દર્શન કર્યા હતા આ પ્રસંગે તેમણે પ્રેમ કરૂણા સમાનતા અને સંવાદિતાનો ગુરૂ નાનક દેવનો સંદેશો ફેલાવવા શીખ આપી હતી પંજાબના ઘણા શહેરો નગરોમાં પ્રકાશ પર્વની હર્ષોલ્લાસ આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે અમૃતસરમાં સુવર્ણ મંદિરને ફ્રલોથી સુશોભિત કરાયું છે અમૃતસર સહિત ઘણા શહેરોમાં નગરકીર્તન યોજાયું હતું માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્રના નાંદેડ ખાતેના ઠુઝુર સાહેબ સચખંડે ગુરૂદ્વારા જઈને શીશ ઝુંકાવી પ્રાર્થના કરી હતી

દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકોએ ઉજવણીમાં ભાગ લીધો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતુ અને પ્રધાનમંત્રીએ સૌને શુભે ચ્છાઓ પાઠવી છે

મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ધરપકડ કરી હતી